વી એમ માં સીલ થશે બીજા તબકકાનો ચ્રંટણી પ્રચાર આજે સાંજે પૂરો થશે

સ્ટાર પ્રચારકોએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ગઇકાલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાના ઉમેદવારોના પ્રચારમાં જાહેરસભાઓ સંબોધી હતી આશુતોષ અંતાણી કચ્છ કેન્દ્રીચ ગૃહ સચિવ મુલાકાત ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પાકિસ્તાનને સાંકળતી કચ્છ સરહદે આવેલી ક્રીક તેમજ રણ સીમા પર કોઈ છમકલું કે નાપાક ઘુષણખોરી ન થાય તે માટે તકેદારી રખાઈ રહી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ સયિવ શ્રી આનંદ મોહન તિવારી કચ્છ સરહદનું જાત બિરિક્ષણ કરવા કચ્છ આવી રહયાં છે તેઓ કચ્છ સરહદે સુરક્ષા સમિક્ષા કરીને સ્થાનિક સુરક્ષા એજન્સીઓને જરૂરી સૂચનો આપશે તેમ જાણવા મળે છે

ખરાબ વાતાવરણને કારણે અનેક માલવાહક જહાજો અને વહાણોમાં પાણી ભરાયા હોવાની શકયતાઓ દર્શાવાઇ રહી છે

ઈજનેરી તથા ફાર્મસીમાં પ્રવેશ માટે અતિ મહત્વની એવી ગુજકેટની પરીક્ષા કચ્છ જિલ્લામાં આઠ કેન્દ્રો પર લેવાશે આ પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા પરીક્ષા કેન્દ્રો પર પ્રરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આ અંગે નાયબ ચ્રંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિના જણાવ્યા અનુસાર બે દિવસથી પોસ્ટલ બેલેટ વડે મતદાન ચાલ્ છે

ગઇકાલે મુંબઇમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના માનદ કાર્ચવાહક સચિવ શ્રી અમિતાભ ચોઘરીએ પસંદગી સમિતીના ચેરમેન શ્રી પ્રસાદની સાથે રહીને વિરાટ કોહલીના નેત્રત્વ હેઠળની ટીમની જાહેરાત કરી હતી

ઈન્ડીયન પ્રિમીયર લીગ કિકેટ સ્પર્ધામાં મુંબઇ ખાતે ગઇકાલે મુંબઇ ઈન્ડીયન્સ અને રોચલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડીચન્સ ટીમનો પાંચ વિકેટથી વિજય થયો હતો આજે મોહાલી ખાતે કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોચલ્સ વચ્ચે મેચ રમાશે